કોવિડની તપાસ અંગે વધુ પ્રયોગશાળાઓમાં સુવિધા ઉભી કરાઇ કેન્નિ ીય માધ્યમિક શિક્ષણ પરીક્ષાબોર્ડે પરીક્ષા કેન્નોવિમાં બે વિદ્યાર્થી વચ્ચે એક મીટર અંતર રાખી બેઠક વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું

તેમણે વિવિધ મંત્રાલયે અને રાજયો તથા દૂતાવાસ સાથે સંકલનની કામગીરીને બીરદાવી હતી

તે પણ આ અઠવાડિયામાં ચાલુ થઇ જશે

અઝ્ની એશિયામાં કોવીડના દર્દીઓ વધતાં સરહદો બંધ કરાઇ છે અને શાળાઓ પણ બંધ કરી છે

વી

વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન અને અભ્યાસ કરી શકશે

વી ચેનલ્સ દ્વારા અપાશે

એસ ટીવી દૂરદર્શન જેવી પ્રાદેશિક ટીવી ચેનલોના માધ્યમો બાકી રહેલો અભ્યાસક્રમ પુરો કરાવશે

જયાં વર્ગ નાન હોય ત્યાં અલગ રૂમ ફાળવવા પર ભાર મૂક્યો છે આ ઉપરાંત પરીક્ષાખંડમાં નીરીક્ષકોને માસ્ક પહેરવા કે રૂમાલથી મ્હો ઢાંકવા અનુરોધ કરાયો છે

ન્યાયાધીશો ડી

ચંદ્રયુડ અને હેમંત ગુપ્તાની ખંડપીઠે જણાવ્યું કે તેઓ વિધાનસભામાં જાય કે ન જાય પરંતુ તેમને બંધક ન બનાવી શકાય

અદાલતે વધુ સુનાવણી આવતીકાલે સવારે સાડા દસ વાગે રાખી છે

સંરક્ષણ પ્રવકતાએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે સવારે પોણા બાર વાગ્યા શાહપુર અને કીરની ક્ષેત્રમાં નિયંત્રણ રેખા પાસે ગોળીબાર કર્યા હતા જો કે ભારતીયદળોએ તેનો વળતો જવાબ આપ્યો હતો

વિરોધપક્ષના આરોપ નકારી કાઢતાં તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં નવી જ શરૂઆત થઇ રહી છે મૂડીરોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો છે કાથદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો થયો છે અને ભુષ્ટાચાર નિયંત્રીત થઇ ગયો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દ્વારા લોકોને પ્રથમવાર સ્વશાનનો અનુભવ થઇ રહ્યો છે

આ ઉપરાંત રજા પરથી પાછા ફરતા સૈનિકોની ચકાસણી પણ કરાશે વાવરના પગલે ભરતી પણ બંધ કરાઇ છે તથા શંકાસ્પદ સૈનિકોને અલગ વોર્ડમાં રખાયા છે